આ ઓનલાઈન રેલીનું જીવંત પ્રસારણ ભાજપના ગુજરાતના વિવિધ સોશિયલ મિડીયાના પેજ પરથી જોઈ શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થતાં સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ મૂકવા ભાજપના દ્વારા ડીજીટલ માધ્યમથી વિવીધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે

અનલોક એક અંતર્ગત પહેલી જૂનથી સરકારી કચેરીઓ અને મંત્રીશ્રીઓની કચેરીઓ પૂર્વવત થયા બાદ આજે આ બીજી કેબિનેટ બેઠક છે આ અગાઉ લોકડાઉનના સમય દરમિયાન મંત્રીમંડળની છ બેઠકો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી ગાંધીનગરથી અને મંત્રીઓ પોતાના જિલ્લાની કલેકટર કચેરીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા

આ ટીમ કોરોનાના નિયંત્રણ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તકનિકી સહાયતા આપીને મદદ કરશે આ કેન્દ્રીય ટીમો ગુજરાત સહિત વીવિધ રાજ્યોની મુલાકાત લેશે ત્રણ સભ્યોની આ ટીમમાં બે આરોગ્ય નિષ્ણાંતો અને એક વરીષ્ઠ સંયુક્ત સચિવ સ્તરના નોડલ અધિકારીનો સમાવેશ કરાયો છે આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગોને કોરોનાના ચેપને નિયંત્રણમાં લેવા અને અનસરકારક સારવાર કરવામાં મદદ કરી રહી છે

સડક માર્ગે સુરજબારી અને આડેસર ચેક પોસ્ટ ઉપર થી કચ્છ માં પ્રવેશ કરતાં વાહનો માં આવેલા પ્રવાસીઓ ની ખાસ નોંધ તંત્ર દ્વારા રાખવા માં આવી રહી છે ભુજ ખાતે કાર્યરત આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર સી આર

આપત્તિના સંજોગોમાં સામાન્ય જનતા આ ફોન નંબર ઉપર સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકશે તથા તેમની આજુબાજુ બનતાં કોઇ ઘટનાબનાવોની માહિતી આપી શકશે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના મામલતદારશ્રી સી આર પ્રજાપતિ દ્વારા જણાવાયું છે